કે થોગ્ય સમયે લેવાયેલાં પગલાંથી ભારતને કોવિડથી બચાવવામાં મદદ કરી છે કેન઼ સરકાર દેશના દરેક જિલ્લાઓમાં કોવિડના પરિક્ષણ કેન્રોગૂપ્થાપવાની વિચારણા કરી રહી છે પાંચ રાફેલ વિમાનોની પહેલી ટુકડી ફાન્સથી રવાના થઈ છે અને આવતીકાલે ભારત આવી પહોંચતા તેમનો વિધિવત રીતે હવાઈદળમાં સમાવેશ કરાશે

રૂપિયા છૂટા કર્યા છે ભારતે કેમેરાની મદદથી વન્યજીવોના સર્વેક્ષણના કરેલા પ્રયાસોને બીરદાવતા ગીનીઝ બુક ઓફ વર્ડ્ રેકોર્ડ પુસ્તકનું આજે લોકાર્પણ કરાશે

તેમણે કહ્યું કે દેશમાં કોવિડ દર્દી સાજા થવાનો દર અન્ય દેશોની સરખામણીએ વધુ છે અને દરરોજ તેમાં સુધારો થઈ રહ્યો છે

આ પ્રથોગશાળાઓ ભવિષ્યમાં હેપેટાઇટીસ બી અને સી ડેન્યુદ અને અન્ય રોગોનું પરિક્ષણ કરી શકશે

તબીબો પેરામેડિકલ સ્ટાફ આશા અને આંગણવાડી કાર્યકરોએ કરેલી કામગીરીને બીરદાવવા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમના સતત પ્રથાસો અને કાર્યના લીધે જ કોવિડને વધુ ફેલાતો રોકવામાં સફળતા મળી છે

ગઈકાલે મુંબઈ કોલકતા અને નોઇડા ખાતે કોવિડના પરિક્ષણ માટેની પ્રયોગશાળાઓના પ્રધાનમંત્રીના હસ્તે ઉદઘાટન કાર્યક્રમમાં કેન્રી ોય આરોગ્યમંત્રી હર્ષવર્ષને આ મુજબ જણાવ્યું હતું

ફેન્ચ ઉદ્દયન કંપની દસોલ્ટ દ્વારા તૈયાર કરાયેલા યુદ્ધ વિમાનો દક્ષિણ ફાંસના બોર્ડેક્સના હવાઈ મથકથી ઉપડ્યા છે ફાન્સમાં ભારતીય દ્રતાવાસે એક નિવેદનમાં જણાવ્યું છે કે દસ વિમાનની ડિલિવરી સમયપત્રક મુજબ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ પાંચ વિમાન તાલીમ માટે ફાન્સમાં રોકાશે

આ સાથે ગત નાણાંકીય વર્ષ માટે રાજ્યોને જીએસટીના વળતર યૂકવવાની કામગીરી પૂરી થઈ છે

પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર આજે વિશ્વ વાઘ દિવસ નિમિત્તે ગીનીઝ બુક ઓફ વર્ડ્વ રેકોર્ડ પુસ્તકનું લોકાર્પણ કરશે

આ પ્રસંગે રાષ્ટ્રી ીય વાઘ સંરક્ષણ સત્તામંડળ અને આઉટરીય પત્રિકાનો મંત્રી આજે શુભારંભ કરાવે તેવી સંભાવના છે

વિદેશમંત્રી એસ

વિદેશમંત્રી એસ જયશંકરે આ પ્રસંગે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના પરસ્પર વિશ્વાસ અને આદર સાથેના વર્ષો જૂના દ્વિપક્ષીય સંબંધોનું મહત્વ સમજાવ્યું હતું ભારતે બાંગ્લાદેશની જરૂરિયાત મુજબ આ ડિઝલ એન્જિનોમાં જરૂરી ફેરફારો કર્યા છે

અધ્યક્ષનાં એડવોકેટ કપિલ સિબ્બલે ન્યાયાધીશ અરૃણ મિશ્રાની અધ્યક્ષતાવાળી બેંચને જણાવ્યું હતું કે રાજસ્થાન હાઈકોર્ટે શ્ક્રવારે એક નવો આદેશ આપ્યો છે અને તેઓ કાયદાકીય વિકલ્પો ચકાસી રહ્યા છે

અદાલતે કહ્યું હતું કે હાઇકોર્ટનો આદેશ અરજીના પરિણામને આધિન રહેશે પરંતુ લોકશાહીમાં અસંમતિનો અવાજ બંધ કરી શકાતો નથી